પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે કોવિડ મહામારીનો તાગ મેળવવા માટે આજે એક કેન્દ્રીય ટીમ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને તેલંગણામાં ચાર દિવસની મુલાકાતે આવશે

અને બારમાં ધોરણની બાકી રહેલી પરીક્ષાઓ સ્થગિત કરી છે

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાંચમાં દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવાનોને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા જણાવ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યુનિવર્સિટીને મહત્વપૂર્ણ ગણાવી

આ ટીમ રાજ્ય સરકારો સાથે કોવિડના પ્રબંધનના પ્રયાસોને સુદૃઢ કરશે ટીમનું નેતૃત્વ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ કરશે આ કેન્દ્રીય ટીમ કોરોના વાયરસના નિયંત્રણ માટે રાજ્ય દ્વારા કરવામાં આવેલી ઉપાયોની સમીક્ષા કરશે

બોર્ડે એવું પણ કહ્યું છે કે પરીક્ષાઓ પછી યોજવામાં આવશે

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાંચમાં દીક્ષાંત સમારોહમાં ઉદ્દબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવવાનું લક્ષ્ય માત્ર રોજગાર મેળવવાનું ન હોવું જોઇએ પરંતુ યુવાનોએ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવી રાષ્ટ્ર નિર્માણનું લક્ષ્ય રાખવું જોઇએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યુનિવર્સિટીને મહત્વરૂપ ગણાવી ઉચ્ય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે સાઘેલી મહત્વપુર્ણ પ્રગતિને દેશભરમાં અગ્રેસર અને ઉદાહરણરૂપ ગણાવી હતી મુખ્યમંત્રીએ પદવી મેળવનારા વિદ્યાર્થીઓને પોતાના વીડિયો સંદેશા દ્વારા પ્રેરક ઉદબોધન કરી શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના કુલપતિ ડો અમી ઉપાધ્યાયે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી યુનિવર્સિટીની ગતિવિધિ અને ભાવી આયોજનો ચિતાર આપ્યો હતો જ્યારે આભાર દર્શન કુલસચિવશ્રી ભાવિન ત્રિવેદીએ કર્યુ હતુ

મી

દેશની એકતા અખંડિતતા સરહદની સુરક્ષા કે આતંકવાદ સામેની લડાઈમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઈચ્છાશક્તિ અને સંકલ્પ એ દેશના ઈતિહાસમાં સૌથી વધુ મજબૂત છે તેવી વિશ્વ અને દેશની જનતાને પ્રતિતી થઈ યુકી છે

કોંગ્રેસના શાસનમાં ભારત વિરોધી આગ ઓકનારા અને પાકિસ્તાન જીંદાબાદ બોલનારા હ્રિયતના અને અન્ય કાશ્મીરના નેતાઓની સિક્યુરીટી પાછળ દર વર્ષે રૂ

આ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહની આગેવાનીમાં ચાલતી આ ભાજપ સરકારે તમામની સિક્યુરીટી પાછી ખેંચી લીધી અને કેટલાંકને જેલમાં પૂરી દઈને આતંકવાદ સામે કડક હાથે કામ લીધું છે તે દેશની જનતા જોઈ રહી છે ચીનની માનસિકતા વિસ્તારવાદી છે તો આ સરકાર પ્રખર રાષ્ટ્રવાદી છે કોંગ્રેસ સીધી કે આડકતરી રીતે ચીનની તરફેણમાં પ્રતિભાવ આપીને ભારતીય સૈનિકોના મનોબળને હતાશા આપવાનો પ્રયાસ બંધ કરે તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું

તેમજ આ પક્ષીને રક્ષિત જાહેર કરાયું છે

સડેલા મૃતદેહની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઈ કામદાર તરીકે પણ ઓળખવામાં આવે છે

ગીધ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી માત્રને માત્ર મૃત પશુઓને જ પોતાનો ખોરાક બનાવે છે મરેલા પશુઓમાં અસંખ્ય જીવાણુંઓ પેદા થાય છે જે માનવ જીવન માટે ખૂબ જ હાનીકારક સાબિત થઈ શકે છે

જે પૈકી આણંદ જિલ્લામાં પશુઓની સારવાર માટે ચાર મોબાઈલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે

મહેસાણા જિલ્લા ભાજપના અધ્યક્ષે જણાવ્યું છે કે ભાજપની વિયારધારા ચૂકીને રિન્કુબેન પટેલે સમાજને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું છે